આ ચાર દિવસીય મેળાનો ઉદ્દેશ છે કે ખરીદદારોવેયાણકર્તાઓવિદ્યાર્થીઓ શિક્ષકો અને ડિઝાઇનર્સ સહિતના તમામ હોદ્દેદારોને ચ્રેક વર્ય્યું એલ પ્લેટફોર્મ પર એસાથે લાવવા અને પ્રોત્સાહન આપવામાં આવે

રવિવારે યોજાનાર યું વ્ણી શાંતિથી તથા મુક્તી રીતે ચોજી શકાય તે માટે સલામતીની વ્યવસ્થા સધન બનાવાઈ છે

આધારકાર્ડ તથા નિયત કરેલ ઓળખ પરથી નોંધણી કરાવી શકાશે

તેમજ શાળા તરફથી અપાતા આંતરીક ગુણને પણ ઉમેરવામાં આવશે